જમ્મુ કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરમાં શોપિયાના ગહાન્દ વીસ્તારમાં આજે સવારે સલામતી દળો સાથે થયેલા ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રધ્ધાંજલી અર્પી ભારત ની યુવા ખેલાડીઓ સાક્ષી અનેપી બસુમતારી જર્મનીમાં કોલોન મુક્કાબાજી વિશ્વકપ પ્રતિયોગિતાની ફાઈનલમાં પહોંચી ગઈ છે આજે આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડીયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે જ્યારે મોહાલીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ સાથે થશે

વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે દેશભરમાં ચુંટણી રેલીઓ કરી રહયાં છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિપક્ષી મોરચો ભૂતકાળના દુશ્મનોમાંથી બનેલા દોસ્તોનો રચેલો છે તેમણે ઉમેર્યું હતું કે બધાા વિપક્ષી નેતાઓને પ્રધાનમંત્રી થવાની આકાંક્ષા છે તમિલનાડુના થેનીમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતુ કે સ્વ

રામચંદ્રન અને સ્વ જયલલિતાના નેતૃત્વ હેઠળની સરકારોએ તમિલનાડુની જનતાને ગરીબીમાંથી મુક્ત કરી હતી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર બાજ નજર રાખી રહી છે અને જનતાના નાણાંની લૂંટ નહીં થવા દે શ્રી મોદીની સાથે તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસ્વામી નાયબ મુખ્યમંત્રી ઓ પનીર સેલવમ કેન્દ્રીય મંત્રી ઓમ રાધાક્રિષ્નન અને ભાજપ એ આઈ એ ડી એમ કે ના સંયુક્ત ઉમેદવારો આ સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં તેમાં થેની થિરૂડુનગરમ મદ્દરાઈ અને ડિન્ડુગલ લોકસભા બેઠકના ઉમેદવારોનો સમાવેશ થતો હતો

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે ઉત્તર પ્રદેશના બદાયુ અને શાહજહાપુરમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે કર્ણાટકમાં ચુંટણી પ્રચાર કરશે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પણ બદાયુ અને બુલંદ શહેરમાં ચુંટણી રેલીઓને સંબોધન કરશે

નવ રાજયોની એકોત્તેર બેઠકો માટે આ મહિનાની ઓગણતીસમી તારીખે ચોથા તબકકાનું મતદાન થશે

જેમાં ભારતીય જનતા પક્ષના દીયા કુમારી સીપીઆઈના ઉમેદવાર રાધાદેવી અને બહુજન સમાજ પાર્ટીના મુકુલ ચૌધરીનો સમાવેશ થાય છે

આ ઉમેદવારો પૈકી મહત્વના ઉમેદવારોમાં ભાજપના રામશંકર કઠેરીયા અને સત્યદેવ પચોરી કોંગ્રેસના સલમાન ખુરશીદ અને શ્રીપ્રકાશ જયસ્વાલ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે

આ પ્રસંગે તેઓ એક સ્મારક સીકકાનું અને ટપાલ ટીકીટનું વિમોચન પણ કરશે બાદમાં તેઓ સ્મારક ખાતે ઉભા કરવામાં આવેલા જલીયાવાલા બાગ હત્યાકાંડની તસ્વીરોના પ્રદર્શનની પણ મુલાકાત લેશે માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક અને સંદેશા વ્યવહાર બ્યુરો ધ્વારા આ પ્રદર્શન તેયાર કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જલીયાવાલા બાગના શહીદોને શ્રધ્ધાંજલી અર્પી છે એક ટવીટ સંદેશમાં શ્રી કોવિંદે કહયું છે કે સંસ્ક્રતિ પર કલંક સમાન આ એક ભયાનક હત્યાકાંડ હતો જેને દેશ કયારેય ભુલી નહી શકે

કોંગ્રેસે કહયું છે કે તે દિલ્હીની બધી જ સાત બેઠકો પરથી ચુંટણી લડશે ગઈકાલે દિલ્હીમાં પ્રસાર માધ્યમોને જાણકારી આપતા કોંગ્રેસ નેતા પી સી ચાકોએ કહયું કે કોંગ્રેસ હજુ પણ આમ આદમી પાર્ટી સાથે બેઠક વહેંચવા વ્યવહારીક હોય તો જોડાણ કરી શકે છે

બસુમતારી જર્મનીમાં કોલોન મુક્કાબાજી વિશ્વકપ પ્રતિયોગિતાની ફાઈનલમાં પહોંચી ગઈ છે

ફાઈનલમાં તેમનો મુકાબલો આયર્લેન્ડના મિશેલા વાલ્શ સાથે થશે

પી એલ ક્રિકેટમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને ગઇકાલે રાત્રે સાત વિકેટથી હાર આપી

આજે મુંબઈમાં ચાર વાગે મુંબઈ ઇન્ડીયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે જ્યારે મોહાલીમાં રાત્રે આઠ વાગ્યાથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ સાથે થશે

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંહ પણ તેમની સાથે જોડાયા હતા ભારતના બ્રીટીશ ઉચ્ચાઆયુકત ડોમીનીક એસકવીથ પણ સ્મારકની મુલાકાતે આવ્યા હતા